તે ચિત્ર સોમવારે સાંજે સ્પષ્ટ થશે

ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે બધી જ આઠ બેઠકો પર પોતાનાં ઉમેદવારો ઉભા રાખ્યા છે અને યૂંટણી પ્રચાર શરૂ કરાયો છે

છેલ્લા સમાચાર મળ્યા ત્યારે લીંબડી બેઠક પરના અપક્ષ ઉમેદવાર ગોપાલ મકવાણાનું ઉમેદવારીપત્ર ટેકનીકલ ભૂલના કારણે રદ થયું હોવાના સમાચાર છે નવરાત્રી આદ્યશક્તિની ઉપસનાના પર્વે નવરાત્રિનો આજથી પ્રારંભ થતા સમગ્ર દેશ સહિતદેશભરમાં રાજયમાં ભાવિકો ભક્તિભાવનાની સાથે માતાજીની આરાધના કરી રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ આસ્થા સાધનાં અને ઉલ્લાસનાં પર્વ નવરાત્રી શુભેચ્છાઓ પાઠવી છે એક ટવીટ સંદેશામાં શ્રી મોદીએ આશા વ્યકત કરી છેકે મા જગદંબા સૌને સુખ શાંતિ અને સમૃઘ્યિ આપશે પ્રધાનમંત્રીએ નવરાત્રી પર્વનાં પ્રથમ દિવસે માના સ્વરૂપ શૈલપુત્રીનાં પૂજન અર્ચન કરી સૌના માટે સુખ સમૃઘ્ઘિ આરોગ્ય અને સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી મ્ખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શક્તિ ઉપાસના પર્વ શારદીય નવરાત્રિની દેશ દુનિયામાં વસતા સૌ ગુજરાતીઓને અને રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શક્તિ ઉપાસના આરાધનાના આ પર્વે શક્તિવંદના અભિયાન શરૂ કરવાનું આહવાન કરતાં કહ્યું કે ભારતીય સંસ્કૃતિ નારી તું નારાયણી માં માને છે

શક્તિવંદના અભિયાન અંતર્ગત તેઓ તા

રાજ્ય સરકાર દ્વારા જાહેર સ્થળો માર્ગો અને સાર્વજનિક સ્થાનો પર માતાજીની આરતી પૂજા માટે પોલીસ મંજૂરી મેળવવાની રહેશે તેવો નિર્ણય કરાયો છે

અમારા મહેસાણાના પ્રતિનિધિ જણાવે છે કે બહયરાજી મંદિર ખાતે આજે સવારે ભૂદેવોના પવિત્ર મંત્રોચ્યારણ વચ્ચે ઘટસ્થાપન વિધિ કરવામાં આવી હતી

તાપી હોસ્પિટલ તાપી જિલ્લામાં કોરોના નો કહેર ઓછો થતા જિલ્લાના વ્યારામાં આવેલ સિવિલ હોસ્પિટલ કે જેને કોવિડ સેન્ટર તરીકે જાહેર કરીને કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી જેમાં હવે કોરોનાનું અલગ વોર્ડ બનાવીને સામાન્ય ઓપીડીની સાથે ગાયનેકોલોજિસ્ટ ઓર્થો ડેન્ટલ સહિતની સેવા પણ શરૂ કરાઇ છે

જે તમામ સેવાઓ ફરી જનરલ હોસ્પિટલ વ્યારામાં ચાલુ કરી દેવામાં આવી છે આ સિવિલ હોસ્પિટલમાં કોવિડનો અલગ વોર્ડ બનાવી ત્યાં કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે જેને પગલે તાપી જિલ્લા સહિત આસપાસના ગામોના દર્દીઓએ રાહત અનુભવી છે આ અંગે વધુ માહીતી આપે છે ઇન્ચાર્જ સિવિલ સુપ્રિન્ટેડન્ટ ડો નૈતિક ચૌધરી